આગામી વર્ષોમાં ભારત રમત ગમત ક્ષેત્રે સુપર પાવર બનશે ગુજરાતે રમત ગમત માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉદાહરણ રૂપ કાર્ય કર્યું છે શ્રી રિજીજ્જએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યો સાથે સલાહ સૂચન કર્યા પછી નજીકના ભવિષ્યમાં નવી રમત ગમત નીતિ અમલી બનાવશે

મુખ્યંત્રીશ્રી એ કહ્યું કે રાજ્યના હોનહાર ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં ગુજરાત નું નામ રોશન કરે તેવી સઘન તાલીમ ઇનામો અને પ્રોત્સાહન સરકાર આપે છે

જેને અનુલક્ષીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે બનાસકાંઠાના કલેકટર દ્વારા સ્વચ્છતા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે આ મહામેળો સ્વચ્છતા અને પ્લાસ્ટિકની થીમ સાથે શરૂ થશે

મેળાના તમામ રૂટો ઉપર પોલીસનું સતત મોનિટરિંગ રહેશે

જેમાં સિનિયર અધિકારીઓ ખાસ રાઉન્ડ ક્લોક નજર રાખશે

નીતિન પટેલ કડી કડી ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે તાલુકા સેવા સદન અને આયુર્વેદિક હોેેસ્પટલનું લોકાર્પણ તેમજ શોપિંગ સેન્ટર તથા પાઇપલાઇનનું ખાતમુફર્ત કર્યું હતું

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે જૂના તળાવી ઊંડા કરવાના જળસંચથના ભગીરથ કામ કરાયા બૂદ જે તળાવમાં એક પણ ટીપું પાણી ન હતું એવા તળાવો વરસાદથી છલોછલ ભરાઈ ગયા છે નારણ સરોવરના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વોટર સ્પોટર્સ રાઇડ કરી પાણીના વધામણા કર્યા હતા

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સર્વત્ર ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો જ્યારે પાટણ મહેસાણા વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદના અહેવાલ છે સૌરાષ્ટ્રના જૂનાગઢ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે

અમારા વલસાડના પ્રતિનિધિ જણાવે છે કે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવતા વલસાડ તાલુકામાં દિવસ દરમિથાન બે ઇંચ વરસાદ નોંધાથો હતો

ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ અડધાથી સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગરમાં બપોરે ધોધમાર વરસાદ દરમિથાન ઘોઘા સર્કલ વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાથી થયું હતું અને નીયાણવાળા વિસ્તારોમાં પાણી ભરાથા હતા સતત વરસાદને કારણે જિલ્લા ક્લેક્ટરે વિવિધ વિભાગોને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ જણાવે છે કે શનિવારે રાત્રે અને આજે બપોરે સુધીમાં જુદા જુદા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે ગીરના જંગલમાં પણ ચારથી પાંચ ઇંચ વરસાદ થયો છે

તલાળાના વાડલા ગામ પાસે વોકળાના પુરમાં એક ગાડી તણાઈ ગઈ છે જેમાં બીલખાના રઠીશની અને ગાડીની પોલીસ તંત્ર શોધખોળ કરી રહી છે

અમારા જામનગરના પ્રતિનિધિ જણાવે છે કે જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે દિવસથી વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ વરસી રહ્યો છે

જેનાથી જિલ્લો દુષ્કાળ મુક્ત બન્યો છે જિલ્લાના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા અથવા પૂર્ણ રીતે ભરાયા છે તો ગઈકાલે જામનગરના તાલુકાના દોઢીયા ગામે વીજળી પડવાથી એક મહિલાનું મૃત્યું થયું છે હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાફી કરી છે જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે

આ સ્પર્ધા આણંદ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા યોજવામાં આવી હતી

પટેલ બેડમિન્ટન હોલ ખાતે રમાયેલી યાર ફાઇનલમાંથી ભાવનગરે બે શિર્ષક જીતી લીધા છે રૂત્વા ઉપરાંત રીયા જયસ્વાલે કેડેટ ગર્લ્સનો ખિતાબ જીત્યો હતો હિમાંશ દહિથાએ કેડેટ બોયઝની ટ્રોફી જીતી હતી